નિમિત્તે તેમને અંજલી આપવા વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે

તેમણે કહ્યું કે એનડીએની સરકાર અગાઉની સરકારની વચનો સુધીની કાર્યપદ્વતિના બદલે કામગીરીના માર્ગે આગળ વધી રહી છે આજે દિલ્ફીમાં હિન્દુસ્તાન ટાઈમ્સના નેતૃત્વ પરિષદમાં બોલતા તેમણે કહ્યું કે સરકારી દરમિયાનગીરીનું પ્રમાણ જેટલું ઓછું હશે એટલું સુશાસન વધુ અસરકારક બનશે શ્રી મોદીએ લોકોના જીવનધીરણને સુધારવા અને વહિવહી તંત્રના હિતમાં એનડીએ સરકાર દ્વારા લેવાયેલા પગલાની વિગતો આપી હતી

આ તમામ જિલ્લાઓના વિકાસના દરેક માપદંડી ઉપર ચોક્સાઈથી કામ કરવામાં આવી રહ્યું છે

પણ આ નિર્ણયના કારણે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના લોકોના વિકાસને નવું બળ મળ્યું છે

જાહેર ક્ષેત્રની બેંકોના વિલીનીકરણ અંગે બોલતા શ્રી મોદીએ કહ્યું કે બેંકિંગ ક્ષેત્ર અગાઉની સરખામણીએ હવે મજબુત બન્યું છે અને બેંકોના અધિકારીઓએ લીધેલા નિર્ણયો બાબતે તેમને બીનજરૂરી પ્રશ્નો પુછાશે નહીં

સ્થાનિક પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓને ઘટનાની તપાસ માટે ઘટના સ્થળે લઈ જવાયા ત્યારે ચટનપલ્લી ખાતે તેઓએ પોલીસ પાસેથી હથિયારો છીનવીને ભાગવાની કોશિશ કરતા પોલીસે ગોળીબાર કરવો પડ્યો હતો જોકે અથડામણ અને સત્તાવાર રીતે તેની જાહેરાત થવાની બાકી છે પરંતુ સાયબરાબાદ પોલીસે આરોપીઓનું મોત થયું હોવાનું જણાવ્યું છે

દરમ્યાન વડી અદાલતે રાજ્ય સરકારના કહેવાથી દિશા મામલાની સુનાવણી માટે મેહબૂબનગરનાં સત્ર ન્યાયાલયને ફાસ્ટ ટ્રેક કોર્ટના રૂપમાં બદલી હતી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

દરમિયાન દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં સારવાર હેઠળ દુષ્કર્મ કેસની પીડિતાની તબીયત ખુબ જ ગંભીર છે હોસ્પિટલના તબીબ ડોક્ટર સુનિલ ગુપ્તાએ આકાશવાણી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પીડિતાને વેન્ટીલેટર ઉપર રાખવામાં આવી છે અને તબીબોની એક ટીમ પીડિતાને શ્રેષ્ઠ સારવાર આપી રહ્યી છે ઉલ્લેખનિય છે કે દુષ્કર્મ પીડિતાને પાંચ આરોપીઓએ ઉન્નાવ જિલ્લામાં ગઈકાલે જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો આ પાંચ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે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

સૂચિત મહિલા સહાય એકમો પોલીસ મથકોમાં આવનારી મહિલા ફરિયાદી સાથે પ્રાથમિક વાતચીત કરશે અને પોલીસ મથકની કામગીરી મહિલાઓને અનુકૂળ તથા સરળ બનાવવામાં મદદરૂપ થશે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

વિજ્ઞાન શિક્ષણ અને સંશોધન સંસ્થાના સંક્રલમાં યોજાનારી આ રાષ્ટ્રીય પરિષદમાં કેન્દ્રીય ગુપ્તયર અને તપાસ સંસ્થાઓ તથા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસદળના ટોચના અધિકારીઓ ભાગ લેશે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

શ્રી કોવિંદે સંસદ ભવન પરિસરમાં આવેલી ડૉ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પી હતી ઉપરાષ્ટ્રપતિ એમ વૈંકેયા નાયડુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ મનમોહનસિંઘ સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી થાવરચંદ ગેહલોત સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશી અને સંસદ સભ્યોએ ડૉ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પી હતી ઉપરાંત વિવિધ ક્ષેત્રોના ઘણા બધા લોકોએ પણ શ્રદ્ધાંજલી અર્પી હતી ઉપરાષ્ટ્રપતિ શ્રી નાયડુએ એક ટ્વીટમાં લોકોને ડૉ આંબેડકરના દ્રષ્ટિકોણ અને જ્ઞાનની પ્રેરણા લેવા કહ્યું છે

આંબેડકરને આજે આપવામાં આવેલી શ્રદ્ધાંજલી ત્યારે જ સાર્થક થશે જ્યારે લોકો તેમના આદર્શોનું પાલન કરે પ્રધાનમંત્રી શ્રી મોદીએ જણાવ્યું હતું કે બાબા સાહેબે સામાજીક ઉત્થાન માટે તેમનું જીવન અર્પી દીધુ અને બંધારણ સ્વરૂપે દેશને એક અનોખો ઉપહાર આપ્યો જે ભારતીય લોકતંત્રની આધારશીલા છે તેમણે કહ્યું હતું કે કૃતજ્ઞ રાષ્ટ્ર હંમેશા તેમનું ઋણી રહેશે

કોશિયારી અને મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેએ મુંબઈમાં દાદર ખાતેની ચૈત્યભૂમિ પર યોજાયેલા ખાસ કાર્યક્રમમાં ડોક્ટર આંબેડકરને ભાવભીની અંજલી આપી હતી મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ કહ્યું કે તેમની સરકાર બાબાસાહેબ દ્વારા નિર્ધારિત સામાજિક ન્યાય અને ભાઈચારાના સિદ્ધાંતો પર કામગીરી કરશે દરમ્યાન પશ્ચિમ અને મધ્ય રેલવેએ ચૈત્યભૂમિ આવનાર લોકો માટે સહાય કેન્દ્ર પીવાનું પાણી અને તબીબી સહિતની સુવિધાઓ પુરી પાડવા ઉપરાંત તેમના સરળ પ્રવાસ માટે વધારાની ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે મુંબઈની મહાનગરપાલિકા પણ આ કાર્યમાં મદદરૂપ બનશે

જુદા જુદા પક્ષના નેતાઓ તેમના ઉમેદવારનાં સમર્થનમાં ચૂંટણી રેલીઓ અને જાહેરસભાઓ યોજી રહ્યા છે આજે પાંચમા અને છેલ્લા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે

શરૂઆતમાં ડોગરી ભાષામાં એક સમાચાર બુલેટીનથી લઈને હવે ડોગરીના ત્રણ અને ગોઝરીના બે બુલેટીનો પ્રસારીત કરવામાં આવે છે ઉલ્લેખનિય છે કે અંતરીયાળ પર્વતીય વિસ્તારમાં રહેતા તેમજ સરહદી વિસ્તારમાં રહેતા લોકો માટે આ પ્રાદેશિક સમાચાર વિભાગ માહિતીનો એક માત્ર સ્રોત છે